પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડિયો કોન્ફરન્સથી ગુજરાત સહિત છ રાજ્યોના છ

દેશભરમાં આવતીકાલથી તમામ પ્રકારના વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત અમલી બનશે

નાગરિક ઉદૃયન મહાનિર્દેશાલય ડીજીસીએએ નિયમિત આંતરરાષ્ટ્રીય થાત્રી વિમાની સેવાનો

મતલબ કે વેક્સિન ભલે આવી પણ માસ્ક અને સલામત અંતરની ચોકસાઇ આપણે છોડવાની નથી

તેમણે ઉમેર્યું હતું કે કોરોના જેવી બીમારી વૈશ્વિક બની ગઈ ત્યારે આપણે સમજવું રહ્યું કે આરોગ્ય જ સૌથી મોટી મૂડી છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તીની અવગણના કરાય નહીં શ્રી મોદી એ ઉમેર્યું હતી કે કોવિડ માટે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતમાં હાથ ધરનાર હોવાથી આરોગ્ય સેવા પ્રદાન કરવામાં આપનો દેશ અગ્રેસર બનશે

પ્રધાનમંત્રી દેશમાં સસ્તા અને ટકાઉ રહેઠાંણ ઉત્પ્રરેક આશા અંતર્ગત વિજેતાઓની પણ જાહેરાત કરશે અને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા અંગેના વાર્ષિક પુરસ્કાર પણ એનાયત કરશે

લાઉટ હાઉસ પરિયોજનાના માધ્યમથી દેશમાં પ્રથમ વખત નવા યુગમાં વૈકલ્પિક ટેક્નોલોજી સાધન સામગ્રીઓ અને પ્રક્રિયાઓના ઉપયોગથી મોટા પ્રમાણમાં નિર્માણની એક ઝાંખી રજૂ કરવામાં આવશે

આ નિર્માણ કાર્ય બાર મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે

મુસાફરોને ટોલ પ્લાઝા ઉપર રોકડની ચૂકવણી માટે લાંબા સમય સુધી રોકાવું પડશે નહીં જેનાથી સમય અને ઈંધણની બચત થશે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ગત મહિને અધિસૂચના જાહેર કરી જૂના વાહનો માટે પણ પહેલી જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યું છે

મંત્રાલયે જણાવ્યું છે કે ફાસ્ટેગની સુવિધા તમામ લોકોને સરળતાથી મળી રહે તે માટે જરૂરી તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે

કોવિડ રોગ ચાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી કરદાતાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનિય છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રીટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ હતી

આવકવેરા વિભાગ દ્વારા ત્રીજીવાર રીટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવી છે

એક પરિપત્રમાં ડીજીસીએએ કહ્યું છે કે માલવાહક આંતરરાષ્ટ્રીય ઉડાનો તથા ખાસ મંજૂરીવાળી ઉડાનો પર આ પ્રતિબધ લાગુ રહેશે નહીં નિર્દેશાલયે કહ્યું છે કે પસંદ કરાયેલા હવાઈ માર્ગો પર પ્રત્યેક ઉડાન અંગે વિયાર વિમર્શ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ઉડાનો યાલુ રહેશે

નાગરિક ઉદ્દયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ સમયગાળા પછી વિમાન સેવા ફરી શરૂ કરવામાં આવશે ત્યારે સખત નિયમોનું પાલન કરવામાં આવશે

બેઠકમાં માછીમારો અને તેમની નૌકાઓ સંબધિત તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ આ મુદ્દાઓ બંન્ને દેશોના દ્વિપક્ષીય એજન્ડામાં ઘણા વર્ષોથી સમાયેલા છે